ત નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર કરદાતાઓ પર વિશ્વાસ કરે છે માટે એક સંયોજકની જેમ કામ કરી રહી છે

ભારે પૂરને કારણે તપોવન ક્ષેત્રના રૈણી ગામ પાસે ઋષિગંગા જળવિદ્યુત યોજનાને ઘણુ નુકશાન થયું છે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દહેરાદૂનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં રૈણી બિરાજી અલકાપુરી અને ચિનાકા ગામોમાંથી સાત મૃતદેહો મળી આવ્યા છે

રાજ્ય આપત્તિ નિવારણ દળ રાષ્ટ્રીય આપત્તિ નિવારણ દળ અને ભારત તિબેટ સરહદી પોલીસના બચાવ કાર્યકારો દુર્ધટના સ્થળે રાહત કાર્યમાં લાગી ગયા છે ભારત તિબેટ સરહદ પોલીસના પ્રવક્તા વિવેક પાંડેએ જણાવ્યું કે બસ્સો જવાન સ્થાનિક વહીવટીતંત્રના લોકો સાથે મળીને રાહત અને બયાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે રાજ્ય આપત્તિ નિવારણ દળે પોતાના બચાવકર્મીઓ જોશીમઠમાં તૈનાત કરી દીધા છે તો બીજી તરફ રાષ્ટ્રીય આપત્તિ નિવારણ દળની ટીમો હરિદ્વારમાં પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બયાવ કાર્યોમાં લાગી ગઇ છે સેનાની યાર ટીમો બે ચિકિત્સા ટીમો અને એક એન્જીનીયરીંગ કાર્યદળ તપોવન વિસ્તારમાં કાર્યરત છે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે તપોવનમાં રૈણી ગામ પાસે જઇને પરિસ્થિતિનો તાગ મેળવ્યો પત્રકારો સાથે વાતચીતમાં શ્રી રાવતે કહ્યું કે નદીનું જળસ્તર ઓછું થયું છે કેન્દ્ર સરકાર સતત તેમના સંપર્કમાં છે અને રાહ્ત કાર્યોમાં બધી જ સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે અચાનક આવેલા પૂરને કારણે નદી કિનારાના ઘણા ગામોને નુકશાન થયું છે ઋષિગંગા જળવિદ્યુત યોજના વિસ્તારમાં કામ કરી રહેલા ઘણાં મજૂરો ગુમ થયા છે

ટી પી સી ના કાર્યાલય અને રહેણાંક મકાનો સહિત પાંચ પુલોને નુકશાન થયું છે અલકનંદા નદીમાં પાણીનું સ્તર હવે સ્થિર છે ભારતીય વાયુદળે પણ તેના હેલીકોપ્ટરોને બચાવ કામગીરીમાં લગાડ્યા છે આર્મીના બે હેલિકોપ્ટર્સ સ્ટેન્ડબાય રખાયા છે જો કે પ્રાકૃતિક આપત્તિની કોઇ અસર ઋષિકેશ અને હરિદ્વારમાં થઇ નથી જો કે બંન્ને શહેરોને સર્તક કરાયા છે ઉત્તરાખંડ સંદેશો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે તે ઉત્તરાખંડના જોશીમઠ નજીક હિમખંડ તૂટવાથી થયેલી તારાજી અંગે ખૂબ જ ચીંતિત છે એક ટ્વીટમાં શ્રી કોવિંદે કહ્યું કે તેઓ બધાની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાહત અભિયાન સુચારૂ રૂપે ચલાવવામાં આવી રહ્યું છે

વેકૈંયા નાયડુએ પણ કહ્યું કે તેઓ અયાનક આવેલા પૂરથી પ્રભાવિત લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર આ સંકટમાંથી નીકળવા તમામ પ્રયાસો કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દુર્ઘટના પછીની પરિસ્થિતી અને રાહત કાર્યની સમીક્ષા કરી તથા મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે તેઓ ઉત્તરાખંડની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે સમગ્ર દેશ ઉત્તરાખંડની સાથે ઉભો છે અને પ્રત્યેક વ્યક્તિની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છે ગૃહ્મંત્રી અમિત શાહે એક ટ્વીટમાં કહ્યું કે તેઓ તમામ સંબંધિત સત્તાધીશોના સંપર્કમાં છે અને ઉત્તરાખંડમાં યુધ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે

હિમશિખર ધસી પડવાથી આવેલા પૂરમાં ઋષિગંગા જળવિદ્યુત પ્લાન્ટ ધોવાઇ ગયો છે

કેબિનેટ સચિવ રાજીવ ગાબાના અધ્યક્ષપદે મળેલી સમીક્ષા બેઠકમાં બચાવ અને રાહત કામગીરીમાં ઉત્તરાખંડ વહીવટીતંત્રને જરૂરી તમામ મદદ કરવા સંબંધિત એજન્સીઓને સૂચના અપાઇ છે શ્રી ગાબાએ હોનારતથી બરફમાં અને પૂરમાં લાપતા થયેલા કે ફસાયેલા લોકોને શોધવાની કામગીરી વધુ સઘન બનાવવાની સૂચના પણ આપી હતી પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઉત્તરાખંડમાં રાહત અને બચાવ કાર્ય શરૂ થઇ ગયું છે અને તેઓ કેન્દ્રિય ગૃહમંત્રી રાજ્યના મુખ્યમંત્રી અને એન

આર એફના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે આજે સાંજે પશ્ચિમ બંગાળમાં હલ્દિયાના હેલીપેડ મેદાનમાં એક જાહેર સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે

તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળે વિકાસના પથ પર આગળ વધવાની જરૂર છે ત્રિપુરાનું ઉદાહરણ આપતાં શ્રી મોદીએ આરોપ મુક્યો કે પશ્ચિમ બંગાળમાં કોઇ વિકાસ થયો નથી કારણ કે તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વવાળી રાજ્ય સરકાર તેની બધી જ ઉર્જા કેન્દ્રની યોજનાઓનો વિરોધ કરવામાં વાપરી રહી છે ત્યારબાદ પ્રધાનમંત્રીએ અન્ય એક કાર્યક્રમમાં ભાગ લીધો અને તેલ ગેસ માર્ગ ક્ષેત્રના ચાર હજાર સાતસો કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કર્યા નાણામંત્રી કરદાતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર કરદાતાઓ પર વિશ્વાસ કરે છે માટે એક સંયોજકની જેમ કામ કરી રહી છે

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ ઉપકરના માધ્યમથી સામાન્ય માણસ પર વધારાનો બોજ નહીં નાખીને પોતાના વિયાર સ્પષ્ટ કરી દીધા છે તે અંગેની મીડિયાની ધારણાઓ અને સમાચારો ખોટા હતા નાણામંત્રીએ કહ્યું કે કેટલીક વિકસિત અર્થવ્યવસ્થાઓ ભાંગી રહી છે પરંતુ ભારતે ટકી રહેવાનો રસ્તો શોધી કાઢ્યો છે આ માટે તેમણે દેશના નાગરિકોને શ્રેય આપ્યો

રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર પંદર કલાક ચાલેલી ચર્ચાનો જવાબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રશ્નોત્તરી કાળ પછી આપશે

મ્યાનમાર મ્યાનમારમાં લશ્કરી સરકાર વિરૂધ્ધના ઉગ્ર અને વ્યાપક દેખાવો આજે સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યાં મ્યાનમારની વ્યાપારી રાજધાની સમા મુખ્ય શહેર યોન્ગોનમાં હજારો દેખાવકારોએ ઓંગ સાન સુ કી અને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ વીન મીન્ટ સહિત રાજકીય નેતાઓને છોડી મુકવાની અને દેશમાં ફરી લોકશાહી સ્થાપવાની માંગણી કરી હતી